વાયુ વાવાઝોડું નબળું પડતા નેઋત્ય ચોમાસુ દેશમાં આગળ વધવાની શક્યતા છે

સી સી

વિરેન્દ્ર કુમારે સભ્યોને શપથ લેવડાવ્યા હતા પ્રધાનમંત્રી અને ગૃહના નેતા નરેન્દ્ર મોદીને શપથ લીધા બાદ સભ્યોને આવકાર્યા હતા રાજનાથસિંહ અમિત શાહ નીતિન ગડકરી ડી

સદાનંદ ગૌડા હરસીમરત કૌર બાદલ રવિશંકર પ્રસાદ સંતોષ ગંગાવાર સહિતના અન્ય કેબિનેટ મંત્રીઓએ લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા હાલ લોકસભાની બેઠક ચાલી રહી છે રાજ્યસભાની બેઠક ગુરૂવારથી યોજાશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રાષ્ટ્રપતિ ભવનમાં વિરેન્દ્રકુમારને શપથ લેવડાવ્યા હતા શ્રી વિરેન્દ્રકુમાર લોકસભાના આજથી શરૂ થતાં સત્રમાં ગૃહનું સંચાલન સંભાળશે તથા નવા સાંસદોને શપથ લેવડાવશે એવી જ રીતે તેઓ લોકસભાના નવા અધ્યક્ષની વરણી પ્રક્રિયા ઉપર પણ ધ્યાન રાખશે

આજે દિલ્હીમાં સંસદના સત્ર પહેલાં તેઓ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા તેમણે કહ્યું કે સંસદીય લોકશાહી વ્યવસ્થામાં વિપક્ષની ભૂમિકા મહત્ત્વની હોય છે પ્રધાનમંત્રીએ ગૃહમાં પોતાના સભ્યની સંખ્યા કેટલી છે તે બાબતે ગૌણ ગણીને સંસદમાં ચાલતી ચર્ચામાં સહભાગી થવા વિપક્ષોને અનુરોધ કર્યો છે તેમણે સાંસદોને ગૃહમાં આવકારતાં કહ્યું હતું કે તેઓએ દેશહિતને ધ્યાનમાં રાખીને કામગીરી કરવી જોઈએ તેમણે નવી લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા વધી તે અંગે હર્ષ વ્યક્ત કર્યો હતો શ્રી મોદીએ કહ્યું હતું કે ગૃહની કામગીરી સરળતાથી ચાલે તો જ સરકાર નાગરિકોની આશા આકાંક્ષા સંતોષી શકે છે

કોલકતાની એન આર એસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે એક દર્દીના સગા સંબંધીઓએ બે તબીબો પર હુમલો કરીને તેમને ઈજા પહોંચાડ્યા બાદ પશ્ચિમ બંગાળના તબીબો છેલ્લા એક સપ્તાહથી હડતાળ ઉપર ઉતર્યા છે

દ્વારા બંગાળના તબીબોના સમર્થનમાં આજે એક દિવસીય દેશવ્યાપી હડતાળનું એલાન અપાયું છે

એમ એ ના જણાવ્યા મુજબ આજની હડતાળથી ઓ પી ડી સહિતની નોન એસેંશિયલ સેવાઓને અસર થવાની સંભાવના છે ફક્ત આવશ્યક તબીબી સેવાઓ યથાવત રહેશે

આઈ એ દ્વારા દાવો કરાયો છે કે આતંકવાદીઓને મળતી આર્થિક સહાય અંગેની તેમની તપાસમાં મળેલી માહિતી મુજબ જમ્મુ અને કાશ્મીરના કટ્ટરવાદી નેતાઓને વિદેશથી નાણાં મળતા હતા અને આ નાણાંનો ઉપયોગ તેમણે વ્યક્તિગત લાભ માટે કર્યો છે તપાસ સંસ્થાએ જણાવ્યું છે કે હુરિયત કોન્ફરન્સના ટોચના ઘણા નેતાઓ અને અન્ય સંગઠનોએ પુછપરછ દરમિયાન કાશ્મીરમાં અલગતાવાદી લાગણી ભડકાવવા પાકિસ્તાનથી ભંડોળ મળતું હોવાનો સ્વિકાર કર્યો છે

આઈ એ એ જણાવ્યું છે કે દુકતરાન એ મિલાતના નેતા આશિયા અંદ્રાબીની મલેશિયામાં ભણતા તેમના પુત્રનો શૈક્ષણિક ખર્ચ ઝહુર વટાલી પાસેથી મેળવ્યા હોવા અંગે પુછપરછ કરાઈ હતી ઉલ્લેખનિય છે કે ઝહુર વટાલીની આતંકવાદીઓને આર્થિક સહાય અંગેના કેસમાં ધરપકડ કરાઈ છે અન્ય અલગતાવાદી નેતા સબ્બીર શાહે પહેલગામમાં બનાવેલી હોટેલ પાકિસ્તાન તરફથી મળેલા ભંડોળની મદદથી બનાવી હોવાની આક્ષેપ છે

આઈ એ

આજે સવારે ભગવાનની ત્રણેય મૂર્તિઓને ગર્ભગ્રહમાંથી બહાર લાવવામાં આવી હતી અને તેમને પરંપરાગત રીતે સ્નાન મંડપમાં લઈ જવાઈ હતી આજે દેવસ્નાન પૂર્ણિમાની ઉજવણી સાથે ભગવાન જગન્નાથજીના એક મહિના સુધી ચાલનારા રથયાત્રા મહોત્સવનો આજથી આરંભ થશે

જો વાવાઝોડુ નબળુ પડશે તો ચોમાસાને આગળ વધારતા પવનો અરબી સમુદ્રમાં શરૂ થશે અરબી સમુદ્રમાં ઉદ્દભવેલુ વાવાઝોડુ વાયુએ હવે ઈશાન દિશામાં આગળ વધવાનો આરંભ કર્યો છે અને આજે મધરાતે તે કચ્છ વિસ્તાર સુધી પહોંચે તેવી શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતના દરિયાકિનારા સુધી પહોંચતા સુધીમાં વાયુ વાવાઝોડાની તીવ્રતા ઓછી થશે અને તે કચ્છના દરિયાકિનારે પહોંચે ત્યાં સુધીમાં હવાના દબાણના સ્વરૂપમાં ફેરવાય તેવી શક્યતા છે દરમિયાન કચ્છ જિલ્લા વહિવટીતંત્રે વાયુ વાવાઝોડું કચ્છ તરફ આવી શકે તેવી સંભાવનાને ધ્યાનમાં લઈને પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી તૈયારીઓ કરી છે

સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે પાકિસ્તાની દળોએ પહેલા નાના શસ્ત્રો વડે ગોળીબાર અને પછી તોપમારો કર્યો હતો ભારતના સતર્ક દળોએ તરત જ પાકિસ્તાનને વળતો જવાબ આપવાની શરૂઆત કરી હતી જેમાં ભારતીય જવાનોએ વળતો જવાબ આપ્યો હતો

વધતા જતાં રણની સ્થિતિ સામે આંતરરાષ્ટ્રીય પ્રયાસો અંગે નાગરિકોની જાગરૂકતા વધારવા માટે દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે આ વર્ષની વિષય વસ્તુ આવો આપણે સાથે મળીને ભવિષ્ય બનાવીએ રાખવામાં આવી છે આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટીનિયો ગુટેરસે કહ્યું હતું કે વધતા જતા રણની સ્થિતિ જમીનનું ધોવાણ અને દુકાળની સ્થિતિ મુખ્ય મુશ્કેલીઓ છે જેની વિશ્વના લાખો લોકો ખાસ કરીને બાળકો અને મહિલાઓ ઉપર વિપરીત અસર થઈ રહી છે

આ પુલ ત્રિપુરા અને બાંગ્લાદેશના ચીત્તગોંગને જોડશે આ પુલ દ્વારા ઈશાન ભારત તથા દેશના અન્ય સ્થળોને બાંગ્લાદેશ મારફતે ભારે મશીનો તથા ચીજવસ્તુઓની હેર ફેર શક્ય બનશે સૂચિત પુલ ભારત અને બાંગ્લાદેશના વેપારને પ્રોત્સાહન આપવાની સાથે સાથે ઈશાન ભારતના લોકોનો બાંગ્લાદેશ તથા દેશના અન્ય સ્થળો સાથેનો લોકસંપર્ક અને પ્રવાસન વધારવા ઉપયોગી નીવડશે

પાડોશી દેશોના એકબીજા સાથે જોડાયેલા પાવર ગ્રેડ ફેલ થઈ જવાની આ સમસ્યા સર્જાઈ હતી વીજળી કરીથી શરૂ કરવાના કામે લાગી ગયું છે આર્જેન્ટિનામાં પાવર ગ્રેડનું સમરકામ થઈ શકે તે નથી ઉરૂગ્વેમાં વીજળી ફરી શરૂ કરવાનું કામ ચાલી રહ્યું છે આર્જેન્ટિનામાં ગઈકાલે ગર્વનર પદની ચૂંટણી યોજાઈ હતી જેમાં મતદાતાઓને મત પત્ર જોવા માટે મોબાઈલની મદદ લેવી પડી હતી

સી સી